આ કફર્યુનો અમલ ઉપરાંત કોરોના કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા બીજા પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે જેમાં લગ્ન માટે રજિસ્ટ્રેશનની આવશ્યકતા રહેશે

આમ આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે આ જાહેરનામાનો અમલ કડકાઈથી થાય તે માટે જિલ્લા પોલીસને પણ સૂચના આપવામાં આવી છે રાજયપાલની અપીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપીલ કરી છે કે કોરોના સામેના જંગમાં યુવા સ્વયંસેવકો સરકારી વ્યવસ્થામાં પૂરક બનવાની સેવા માટે આગળ આવે તેમણે ઉમેર્યું છે કે કોરોના ને હરાવવાની લડાઈ કોઈ એક સમૂહ કે સરકારે એકલા લડવાની નથી આ વૈશ્વિક પડકારને પહોંચી વળવા પ્રત્યેક વ્યક્તિએ પોતાની સામાજિક જવાબદારી અદા કરવાની છે પૂર્વ સૈનિકો નેહરુ યુવા કેન્દ્રના કાર્યકર એન

રિલાયન્સ જુથના વડા મુકેશ અંબાણીએ કોવિડ કેર હોસ્પિટલ માટે મુખ્યમંત્રી રૂપાણીના અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપતા જનસેવાનો આ નિર્ણય લીધો છે

રીલાયન્સની આ હોસ્પિટલ શરૂ થતાં હાલાર પંથકના અનેક ગામડાને કોરોનાની અધ્યતન સારવાર ઉપલબ્ધ બનશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યુ છે કે કોરોના રોગયાળાની કરૂણ કટોકટી વેઠી રહેલા ગુજરાતની સેવા કરવામાં રીલાયન્સ પરિવાર જરાય ઉણો નહીં ઉતરે

અધિક મુખ્ય સયિવ રાજીવ ગુપ્તા અને મહાનગરપાલિકાના અધિકારી ઓ વચ્ચે આજે યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે દર્દી ગમે તે વાહનમાં કે ચાલતા પણ જો કોવિડ હોસ્પિટલ પહોંચે તો તેને દાખલ કરવો પડશે અલબત આ નિર્ણય દર્દીની હાલત કેવી છે અને પથરી ઉપલબ્ધ છે કે નફીં તેના આધારે લેવાશે પરંતુ કોઈ સારવારથી વંચિત ના રહે તેવા આશયથી આ નિર્ણય લેવાયો હોવાનું સત્તાવાર યાદી જણાવે છે

અમદાવાદનું આધાર કાર્ડ ધરાવતા દર્દીને જ મહાનગરપાલિકાની હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રથા પણ હવે બંધ કરી દેવામાં આવી છે

આ તબક્કામાં રાજય અને સિવિલ હોસ્પિટલ તથા પીએચસી સીએચસી સહિત કેન્દ્ર સરકારના તમામ રસીકરણ કેન્દ્રોમાં રસી આપવામાં આવશે અન્ય સ્થળોએ પણ રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે ત્યાં રસી આપવામાં આવશે અરવલ્લીમાં યુવા રસીકરણ અરવલ્લી જિલ્લામાં પહેલી મે થી યુવા પેઢીના કોરોના રસીકરણનો પ્રારંભ કરવા માટે આરોગ્ય તંત્રમાં મોટા પાયે આયોજન શરૂ થઈ ગયું છે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોકટર આર

શ્રીમાળી એ કહ્યું છે કે રસીકરણ કેન્દ્રોની સંખ્યા એટલી વધુ રાખશુ કે દરેકને નજીકમાં લાભ મળી શકે રસીકરણ માટે લોકોને પ્રેરિત કરવાની ફરજ અદા કરવાની અપીલ તેમણે જાગૃત આગેવાનો ને કરી છે

તેમણે કહ્યું કે દૈનિક વપરાશનો અંદાજ નિષ્ણાતો પાસેથી મેળવીને પુરવઠાનું પ્લાનિંગ તંત્ર કરી રહ્યું છે

શ્રીમતી રાઠવાએ કહ્યું હતું કે ગામડાઓના લોકો એ જીવલેણ રોગયાળાથી બયવા માટે કોરોના પ્રતિરોધક પગલાંનું પાલન કરવુ જોઈએ

અહીના ગાયનેક વિભાગના ડોકટરોની ટીમે તા

કોરોના પોઝીટીવ સગર્ભાની સલામત પ્રસુતી માટે પરિવારને ઉચાટ રહે પરંતુ જુનાગઢની સિવિલ હોસ્પિટલની સેવાઓ દરેક પેશન્ટ માટે હંમેશા ધમધમતી રહે છે

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી પીસીઆર વાન ભોજન પહોંચાડવા માટે અલાયદી ફાળવવામાં આવી છે શ્રી તોમરે ઉમેર્યું કે પોલીસ કર્મચારીઓ જો ભૂખ્યા હોય તો કોરોના સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે સુરતના પોલીસ કર્મીઓ જેટલા પણ સંક્રમિત થયા છે તેઓની ખબર અંતર પૂછવા માટે એક અલાયદા કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે કોરોના પોઝિટિવ આવેલા પોલીસ કર્મીઓ સાથે સતત સંપર્કમાં રહે છે અને તેમને જરૂરી તમામ સુવિધા આપવાનો પ્રયાસ કરે છે

આજે સવારે સાડા છ વાગ્યાના સુમારે આ આચંકો અનુભવાયો હતો

દત્તાજી ચિરંદાસ ગુજરાત પદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય અને પીઢ આગેવાન એવા દત્તાજી ચિરંદાસનું કોરોનાના કારણે અવસાન થયું છે

અમિત ચાવડા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે વડોદરાની સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને સારવાર અને સુવિધાની સમીક્ષા કરી હતી મુલાકત કરી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી શ્રી ચાવડાએ રાજ્યમાં વધતી જતી કોરોના સંક્રમણની સ્થિતિ જોતાં સરકારને નક્કર પગલાં ભરવા અપીલ કરી છે